ના ખર્ચે નિર્મિત નુતન ઈમારતનું રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્વતંત્રતા દિવસે લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે આધુનિક સુવિધા સભર નુતન ઈમારત છેવાડાના અબડાસા તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી તેમને કચેરીના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું

ના ખર્ચે નિર્મિત નુતન પંચાયત ઘરનું પણ મંત્રીએ લોકાર્પણ કર્યું હતું

કલ્પના શાહ જાહેરનામું કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંશાધનો અથવા એરોસ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો ના ગેરલાભ લઇ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડવાની શકથતા ને પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી રેમ્યા મોહને કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્દ્રોલથી ચલાવવામાં આવતા ડ્રીન કવાડ કોપ્ટર પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ હેંગ ગ્લાઇડરપેરાગ્લાઇડર પેરા મોટર તેમજ હોટ એર બલુન્સ તથા પેરા જમ્પીંગ ચલાવવાની મનાઇ ફરમાવેલ છે

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ભાગ લઇ શકશે સ્પર્ધમાં ભાગલેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાની શાળા મારફત અરજી કરવાની રહેશે ભાગલેનાર વિદ્યાર્થીઓને સ્વામી વિવેક્નંદ સંક્ષિપ્ત જીવન પુસ્તક ભેટ આપવામાં આવશે જેને વાંચીને આ સ્પર્ધાની તૈયારી કરી શકાશે આ સ્પર્ધા પહેલા શાળાકક્ષાએ ત્યાર બાદ જીલ્લા કક્ષાએ અને અંતિમ તબક્કામાં રાજ્ય સાત્રે યોજાશે

જીલ્લા ખેતીવાડી અધિકારી વાય

કારણકે ધાસયારો ભેજવાળી જમીનના કારણે જલ્દી ઉગી નીકળે છે

કાર્યક્રમ અંતર્ગત ભુજ ખાતે યતીમખાનામાં અનાથ બાળકો ની શારીરિક તપાસ ણી આ નખત્રાણા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ માધાપરમાં સગર્ભા મહિલાઓની ચકાસણી તેમજ ખાવડામાં સર્વરોગ નિદાન કેમ્પ પાલારા જેલમાં કેદીઓની સારવાર સરહદી વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ નોંધણી તેમજ ભુજ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં બહેનોનાસ્વાસ્થ્ય શાસ્ત્ર ઉપર જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું